તેમણે લાગતાવળગતા લોકોને દિવ્યાંગજનોના સશક્તિકરણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્ત દિવ્યાંગોના સશક્તિકરણ માટે નોંધપાત્ર કામગીરી કરતી સંસ્થાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા બાદ તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને સશક્ત બનાવવા શિક્ષણએ મુખ્ય સ્ત્રોત છે તેમણે કહ્યું કે દિવ્યાંગજનોને પણ સમાવેશ કરતી શાળાઓની જરૂર છે જેથી દિવ્યાંગ બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે

દિવ્યાંગોના અધિકારોને પ્રોત્સાહન આપવા તથા સમાજના વિવિધ વર્ગમાં દિવ્યાંગોની સુખાકારી અંગે જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગો માટે સર્વસમાવેશક અને સમાન ભવિષ્ય ઘડવા જરૂરી કામગીરી કરવા સરકારની પ્રતિબદ્વતા દહોરાવી છે ટિવટર ઉપર શ્રી મોદીએ જણાવ્યું છે કે દિવ્યાંગોએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ દરેક માટે પ્રેરણારૂપ છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ સોળમાં તથા રાણી સીલ્વીયાનું ગઇકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં સ્વાગત કરતા જણાવ્યું છે કે ભારત અને સ્વીડનના દ્વિપક્ષીય વેપાર અને મુડીરોકાણના સંબંધો હવે મજબુત બનવા લાગ્યા છે તેમણે કહ્યું કે ભારત તેના મેઇક ઇન ઇન્ડિયા ડીજીટલ ઇન્ડિયા તથા સ્માર્ટ સીટી કાર્યક્રમોમાં સ્વીડનને મહત્વનો ભાગીદાર દેશ ગણે છે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત અને સ્વીડન આબોહવામાં પરીવર્તનની સમસ્યા ઉકેલવા પ્રતિબધ્ધ છે શ્રી કોવિંદે આંતરરાષ્ટ્રીય સૌર્ય ઉર્જા જુથમાં જોડાવવા સ્વીડનને આમંત્રણ આપ્યુ હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ અને સ્વીડનના રાજાની ઉપસ્થિતિમાં ધૂવીય ક્ષેત્રમાં સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજી તથા દરિયાઇ ક્ષેત્રમાં સંશોધન અંગેની ત્રણ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

આજે દિલ્હીમાં ભારત સ્વીડન વેપાર બેઠકને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે કોર્પોરેટ વેરામાં ઘટાડો કરવા સહિત વિવિધ પગલાઓ લીધા છે તેમણે કહ્યું કે સરકાર બેન્કિંગ ખાણ ક્ષેત્ર અને વિમા સહિત વિવિધ ક્ષેત્રોમાં હજી સુધારા હાથ ધરવા પ્રતિબદ્ધ છે

શ્રી સીતારામને ભારતના માળખાકીય સુધારાઓના પ્રોજેક્ટોમાં મૂડી રોકાણ કરવા સ્વીડનની કંપનીઓને આમંત્રણ આપ્યું હતું તેમણે સ્વીડનના ઉદ્યોગમંત્રી ઇબ્રાહીમ બેલાન સાથે વેપાર અને ઉદ્યોગક્ષેત્રને લગતી મંત્રણાઓ કરી હતી

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગઇકાલે સચિવ સમિતીની બેઠકમાં ડુંગળીની વધતી કિંમતોની સમીક્ષા કરી હતી ડુંગળીનું ઉત્પાદન કરનાર પ્રમુખ રાજ્યોના મુખ્ય સચિવો સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શ્રી ગૌબાએ ડુંગળીની કિંમતોને અંકુશમાં લેવા માટે હાથ ધરાયેલા પગલાની વિગતો આપવામાં આવી હતી શ્રી ગૌબાએ રાજ્યોને ડુંગળીની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે ડુંગળી ઉપલબ્ધતાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે રાજ્યોને તેમના અન્ન અને નાગરિક આપૂર્તિ વિભાગોના માધ્યમથી યોગ્ય કિંમતે ડુંગળી ખરીદીને વેચાણ કરવા કહ્યું હતું

આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છઠ્ઠી ડિસેમ્બર છે દરમિયાન બીજા અને ત્રીજા તબકકાની યુંટણી માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે

મુખ્યમંત્રી ઇ પલાનીસ્વામી આજે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે ઉત્તર પૂર્વી ચોમાસાના કારણે ભારે વરસાદ થવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે

આજે નૌકાદળ દિવસ નિમિત્તે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે ભારતીય નૌકાદળ સજ્જ હોવાની ખાતરી આપી હતી

બિહારના મુજફરનગરની રહેવાસી શિવાંગીને ભારતીય નૌકાદળમાં શોર્ટ સર્વિસ કમિશન પાયલટ તરીકે નિમણુંક અપાઇ છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ડોર્નીયર પાયલટ તરીકે કવોલીફાય થયેલ ત્રણ તાલીમ પાયલટમાં શિવાંગીની પસંદગી થઇ છે

તેમણે સુશ્રી ઉર્સુલા સાથેની ટેલીફોન પરની વાતયીતમાં જણાવ્યું હતું કે યુરોપીયન સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ હોવાથી તેમનો કાર્યકાળ મહત્વનો બની રહેવાનો છે તેમણે કહયું કે લોકશાહી બહુસ્તરીય વ્યવસ્થા કાયદાના શાસન અંગેનું સન્માન નિયમ આધારીત વેપાર તથા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જેવા મુલ્યોના આધારે ભારત અને યુરોપીયન સંઘ વચ્યેના સંબંધો આધારીત છે સુશ્રી લેચેને બ્રેસેલ્સમાં હવે પછી યોજાનાર ભારત યુરોપીયન સંઘની બેઠક માટે બ્રસેલ્સની મુલાકાતે આવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યુ હતું શ્રી મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે

શ્રી મુર્મુએ જમ્મુના સિવિલ સચિવાલયમાં એક બેઠકની અધ્યક્ષતા કરતા અમલીકૃત વિભાગો વચ્ચે સુમેળ અને સમન્વય વધારવાની હાકલ કરી હતી જેથી લાભાર્થીઓને કાર્યવાહીની સરળતાનો લાભ મળી શકે

તે સ્થળ અને કાટમાળની તસ્વીરી મોકલી છે